નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે કહ્યું કે ચીન માં અભ્યાસ કરવા ગયેલા તમામ વિદ્યાથીઓ ને સલામત પાછા લાવવા માટે ગુજરાત સરકાર તમામ કોશિશ કરી રહી છે

તેમણે ઉમેર્યું છે કે વાલીઓ ભરોસો રાખે કે મોદી સરકાર સાથે સંકલન કરી આપણે બનતું કરી છૂટીશું તેમણે લોકો ને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ટેલિફોન હેલ્પ લાઇન અને કંટ્રોલ રૂમ નો સંપર્ક રાખવા અપીલ કરી છે ચીન ની સરકાર ભરતિયો ને પરત ફરવા માટે ની પરવાનગી આપે ત્યારે ખાસ વિમાન મોકલી સૌ ને પાછા લાવશે ગુજરાત સરકાર ની તમામ મોટી હોસ્પિટલ માં આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી કેવડીયા એસ

જયશંકર ના વરદ હસ્તે યોજાઇ ગયો સ્ટેય્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં આ તીવ્ર વૃધ્ધિ ના પરિણામે સ્થાનિક રોજગારી માટે ઊભી થયેલ વિપુલ તક નો લાભ આદિજાતી યુવાનો લઈ શકે તેવું આ આયોજન છે

હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવતા પ્રવાસીઓ દ્વારા ઊભી થતી કમાણી ની તક માં ટુરીસ્ટ ગાઇડ વેચાણ કેંત્રો પર સહાયકો સીક્યોરીટી ગાર્ડસ ડ્રાઇવરો પ્રાણીઓની સંભાળ માટે લીફ્ટ ઓપરેટરો રસોઇકામ માટે વેઇટર્સ હેલ્પર્સ વગેરે નો સમાવેશ થાય છે ઉપરાંત પરોક્ષ રોજગાર પણ મોટા પાયે ઊભો થવા જઈ રહ્યો છે

મોટાભાગના અભ્યાસક્રમો કેવડીયામાં જ પર્યટન અને આતિથ્યની જરૂરીયાતોની માંગને ધ્યાનમાં લઇ શરૂ કરવામાં આવશે

શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે

સાયરન બંધ થાય કે તુરંત જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખશે

તેમણે જણાવ્યું છે કે સિવિલ કોર્ટ ના યુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું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 જયારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના પરિણામે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ સસ્તો અને ઝડપી ન્યાય મળી રહેશે આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના પરિણામે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે કોન્ગ્રેસ શહીનબાગ ગુજરાત ગુજરાત કોન્ગ્રેસના બે ધારાસભ્યો ગ્યાસુદીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ ગઈકાલે દિલ્હી પહોંચીને શાહીનબાગ ના આંદોલનકારીઓને સંબોધન કરતાં ગુજરાતમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે કોંગ્રેસના ધારાસભ્યોના પ ગલાંના તીવ્ર પ્રત્યાઘાત આપતા પ્રદેશ ભાજપના અધ્યક્ષશ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ગુજરાતની પ્રજા દેશ પ્રેમના રંગે રંગાયેલી છે અને ગુજરાતને શાહીનબાગ બનાવવાના કોંગ્રેસના કારસાને ક્યારેય સફળ થવા દેશે નહિ પ્રદેશ ભાજપ અધ્યક્ષે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે દેશના ટુકડા કરવા માંગતા તત્વીને કોંગ્રેસનું સમર્થન છે કે નહિ તેમને જણાવ્યું હતું કે શાહીનબાગમાં કોંગ્રેસના ધારાસભ્યોની ભાષણબાજી દર્શાવે છે કે કોંગ્રેસ દેશવિરોધીઓની સાથે છે દરમિયાન ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યા એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે જગ્યાએ દેશ વિરોધી ભાષણો થઇ રહ્યા છે ત્યાં જઈને કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાતના લોકોને શું સંદેશ આપવા માંગેછે શ્રી ભરત પંડ્યાએ તેમનો પ્રતિભાવ આ રીતે આપ્યો

વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પ્રમુખ તુલસી ગોહેલ નું કહેવું છે કે ઔધોગિક વપરાશ નું ગંદુ પાણી અને અને પ્લાસ્ટિક કયરો દરિયા માં છોડતા જીવ શ્રુષ્ટિ ને અસર થઈ છે અને માનવ માટે ખોરાક બનતી દરિયાઈ જીવ સંપદા માં ઘટાડો થયો છે જે માછીમારો ની રોજીરોટી ને વિપરીત અસર કરવા લાગ્યો છે

શીત લહેર નો સૌથી વધુ અનુભવ થવાનો છે તેવા જિલ્લા માં ભાવનગર રાજકોટ અને કચ્છ નો સમાવેશ થાય છે થોડા દિવસ ગરમી વધ્યા બાદ ફરીથી તાપમાન ઘટવાની આગાહી ને પગલે કચ્છ ના નલિયા માં ગઈ રાત્રે સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું સમગ્ર ગુજરાત માં હવામાન સૂકું રહેવાની આગાહી છે જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી રણજી ટ્રોફી ગુજરાત સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ગ્રાઉન્ડ ખાતે રમાતી રણજી ચેમ્પિયન વિદર્ભ અને ગુજરાત વચ્ચેની રણજી ટ્રોફી મેચ અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે